મંડળો પૂર્ણ સહયોગ કરશે

કંડલા પોર્ટ પર મિથેનોલ ભરેલી ટેન્કમાં આગ લાગતાં યાર વ્યકિતોઓના મોત

ઉત્તરભારતમાં થઇ રહેલી સતત બરફવર્ષાના કારણે રાજ્યમાં પણ ઠંડીનો યમકારો થથાવત રહ્યો

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ચોજાયેલી ગુજરાત વેપારી મહામંડળના પદાધિકારીઓ અને પ્રતિનિધિઓની ઉચ્ય સ્તરીથ થોજાઇ હતી

મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે રાજ્યની આગામી ઉદ્યોગ નીતીના ઘડતરમાં વેપાર ઉદ્યોગમંડળના સૂચનો અને રાજ્યોની પોલીસીઝના સર્વગ્રાહી પાસાઓ ધ્યાને લેવાશે પ્રતિભિધિમંડળે ગુજરાત સરકાર દ્વારા વેપાર ઊદ્યોગને મળી રહેલા પ્રોત્સાહનો તેમજ સરળ નીતિઓને કારણે ઊદ્યોગ વેપાર સંચાલનમાં સુગમતા માટે મુખ્યમંત્રીશ્રીનો આભાર દર્શાવ્યો હતો

રાજ્ય યૂંટણી આયોગના સચિવ શ્રી મહેશ જોષી જણાવ્યું છે કે વીજાણુ મતદાન યંત્રોથી યૂંટણી થયેલ હોવાથી બપોર સુધીમાં પરિણામો જાહેર થશે

આવતીકાલે યોજાનારા મતગણતરી માટે રાજ્ય યૂંટણી આયોગ દ્વારા તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે

યૂંટણી હેઠળના વિસ્તારોમાં આજથી જ આદર્શ આયારસંહિતા અમલમાં મુકવામાં આવી છે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

સખીદા આર્ટસ કોલેજશ્રી સી સી ગેડીવાલા કોમર્સ કોલેજ તથા સી સી હોમ સાયન્સ કોલેજ દ્વારા નમો યોજના મારફતે ટેબલેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

આ ટેબલેટના માધ્યમથી વિદ્યાર્થીઓને જુદા જુદા વિષયોના તેમજ સામાન્ય જ્ઞાનને લગતા વિષયોની જાણકારી મળતાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનું ડિજિટલ ભારતનું સ્વપ્ન ખરા અર્થમાં સાર્થક થયું હોવાનું મંત્રીશ્રી બાવળિયાએ જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને નમો ટેબલેટ યોજના અંતર્ગતમાત્ર એક હજારની ટોકન કિંમતે ટેબલેટ આપવામાં આવે છે

બહારથી આગ પર કાબ્ મેળવી લેવાયો છે પરંતુ અંદર રહેલો મિથેનોલ સંપૂર્ણ સળગી નહીં જાથ ત્યાં સુધી આગ પર કાબુ નહીં આવે તેમ ફાયરબ્રિગ્રેડના સૂત્રોએ જણાવ્યું છે સાક્ષી જૂબાની કેન્ક્ર પાટણ જીલ્લા ન્યાયાલય ખાતે સાક્ષી જુબાની કેન્દ્રની અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેથી સંવેદનશીલ ગુનાઓમાં બાળસાક્ષીઓ નિર્ભય રીતે જુબાની આપી શકે આ સાક્ષી જુબાની કેન્દ્રનું વડી અદાલતના ન્યાયાધીશ એ જી

સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન્સ મુજબ તૈયાર કરવામાં આવેલા આ જુબાની કેન્દ્રમાં સંવેદનશીલ ગુનાઓમાં બાળસાક્ષીઓ નિર્ભયતાથી જુબાની આપી શકશે

બાળસાક્ષીઓ ન્યાયાલયની કાયદાકીય પ્રક્રિયા તથા આરોપીઓથી ભયમુક્ત થઇ હળવા વાતાવરણમાં જુબાની આપી શકે તે માટે સાક્ષી જુબાની કેન્દ્ર મહત્વનું પુરવાર થશે

કપલ ડાન્સ ડિનર સહિત મ્યુઝિકલ નાઇટનું પણ આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ સ્થળોની ટિકીટો હાઉસફ્લ છે સ્ટેચ્યુ ઓફ થુનિટી ખાતે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે નવા પાર્કિંગ પ્લાટ ઊભા કરવામાં આવ્યા છે

સા પુતારા સહેલાણીઓ નાતાલની રજા અને મિની વેકેશન હોવાના કારણે ગિરિમથક સાપુતારામાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઊમટી પડ્યા છે સમગ્ર ડાંગ જિલ્લામાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે ગિરિમથક સાપુતારા ખાતે વહેલી સવારે ધુમ્મસ વાતાવરણની સાથે અતિશય ઠંડી નો ચમકારો પ્રવાસીઓએ અનુભવ્યો હતો જેના કારણે પ્રવાસીઓ પણ રસ્તા પર ઉતરી તાપણા નો સહારો લીધો હતો

કાંકરિયા કાર્નિવલ અમદાવાદમાં યોજાયેલ કાંકરિયા કાર્નિવલનું આવતીકાલે સમાપન થશે

કાંકરિયા કાર્નિવલમાં ગઇકાલે રવિવારે સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળ્યો સહેલાણીઓએ અટલ એક્સપ્રેસ પ્રાણી સંગ્રહાલય અને બોટીંગની મજા માણી હતી

હવામાન ઉત્તરભારતમાં સતત બરફવર્ષાના કારણે રાજ્યમાં પણ ઠંડીનો યમકારો યથાવત રહ્યો છે

રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં પણ લધુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો